દેશમાં હરીતક્રાંતિના પ્રણેતા ડોકટર એમ

સ્વામીનાથનના અધ્યક્ષપદે રચાયેલી જયુરીએ ભારતીય અન્ન અને કૂષિ પરિષદ દ્વારા અપાતા આ પુરસ્કાર માટે ગુજરાતની પસંદગી કરી હતી ઉલ્લેખનીય છે કેકૃષિ મહોત્સવસોઇલ હેલ્થ કાર્ડ જળસંચયટપક સિંચાઇડેરી પશુપાલન જેવી પહેલો થકી ગુજરાતે પ્રગતિની નવી દિશા ચિંધી છે એવી જ રીતે નવી ટેકનોલોજીનો કૃષિ ક્ષેત્રે ઉપયોગ કરવામાં ગુજરાત હંમેશા આગળ રહ્યું છે

સરકારે મોટર વાહનોના વાયુ પ્રદૂષકોને નિયમિત કરવા માટે બીએસ ઉત્સર્જન માનક નક્કી કર્યા છે આ માનક ગત વર્ષે એપ્રિલ મહિના થી લાગુ કરાયા છે

બી

જે પૈકી આઠ દર્દી સારવાર હેઠળ છે

જેમાં ફૂડ અને ક્રાફટ સ્ટો લની ફાળવણી ડી

એની મિશન મંગલમ શાખાને સોંપવામાં આવી છે જેનો સ્ટોલ્સ ફાળવણી અંગેનો ડ્રો આવતીકાલે તા

આ કેમ્પમાં હાડકાનામાનસિક આરોગ્યોતેમજ કાન નાક તથા ગળા તેમજ આંખના નિષ્ણાંતો વિકલાંગ દર્દીઓને તપાસીને પ્રમાણપત્ર આપશે તેવું ડો કશ્યપ બુચ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ભૂજ કચ્છની યાદીમાં જણાવાયું છે